લોકસભાની બેઠક મળી ત્યારે કોંગ્રેસ ડી

કે સહિત વિપક્ષના સભ્યો સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્યાર કરતા કરતા ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અધ્યક્ષ ઓમ બીરલાએ તેમને બેઠક પર પાછા જવાની અપીલ કરી પણ સૂત્રોચ્યાર યાલુ રહેતા ગૃહની બેઠક બપોરના બાર સુધી મુલત્વી રખાઇ હતી રાજ્યસભામાં પણ વિપક્ષોએ પેટ્રોલ વગેરેના ભાવવધારા મુદ્દે સભા મોફફીની દરખાસ્ત રજૂ કરી પણ સભાપતિએ તેનો અસ્વીકાર કરતા સૂત્રોચ્યાર યાલુ રહ્યો હતો

પીએમ મૈત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદઘાટન કર્યું તથા ત્રિપુરામાં કેટલીક માળખાકીય યોજનાઓનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે તેમણે કહ્યું કે મૈત્રી સેતુથી બંન્ને દેશો વચ્ચેનો સંપર્ક અને મૈત્રી વધુ મજબૂત થશે તેનાથી ત્રિપુરા દક્ષિણ અસમ અને મણિપુર ઉપરાંત સાઉથ એશિયાના દેશો સાથેનો સંપર્ક વધુ સારો થશે

તથા ટુરિઝમ અને ટ્રેડ માટે નવા અવસરો પ્રાપ્ત થશે મૈત્રી સેતુનું નિર્માણ ફેની નદી પર કરાયું છે જે ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે છે મૈત્રી સેતુ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિક છે

આસામના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સર્બાનંદ સોનોવાલ આજે મુજલી બેઠક પરથી ઉમેદવારીપત્ર ભરશે

ચૂંટણી પંચે સંવેદનશીલ મતદાન મથકો તારવી કાઢ્યા છે

વૈકેયા નાયડુએ કોલકત્તાના ઇસ્ટર્ન રેલવે હેડકવાર્ટરની બિલ્ડીંગમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ દુર્ધટનામાં ઘાયલ થયેલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગની દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું તથા તેમના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી

આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફીરહાદ હકીમ અને સુજીત બાસુ ડીજી અને કોલકતાના પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા

બીજી મહત્ત્વપૂર્ણ યોજનાનું નામ તેજસ્વીની યોજના રાખવામાં આવ્યું છે

આ બંને યોજનાઓ જમ્મુ અને કાશ્મીરમાં મહિલા શિક્ષણ તથા મહિલાઓના વ્યવસાયને નવું બળ આપશે અમેરીકા વેનીઝુએલા અમેરીકાએ વેનીઝ્રએલામાં આર્થિક વ્યવસ્થા પડી ભાંગતા અમેરીકામાં આવેલા વેનીઝુએલાના નાગરિકોને થોડા સમય માટે કાયદેસર શરણ આપવાનો નિર્ણય લીધો છે

આ છ વિદ્યાર્થીઓના નામ આ મુજબ છે ગુજરાતના અનંત કૃષ્ણ કિદામ્બી દિલ્હીના પ્રર્વર કટારીયા અને રણજીમ પ્રબલદાસ મહારાષ્ટ્રના સિધ્ધાન્ત મુખરજી ચંદીગઢના ગુરમિતસિંહ અને રાજસ્થાનના સાકેત ઝા

આમ થવાથી વિદ્યાર્થીઓને વધુ પ્રયાસ દ્વારા સ્કોરમાં સુધારો કરવાની તક મળશે

કેટલાક રસીકરણ કેન્દ્રો ઉપર બધા કર્મચારીઓ મહિલાઓ હતી

રસી મૈત્રી ભારતે મોકલેલા કોવીડની રસીનો જથ્થો જમૈકા તાજીકીસ્તાન અને બેલીઝ આ ત્રણ દેશોને મબ્યો છે ભારતે મૈત્રી પહેલા અંતર્ગત આ ત્રણ દેશોને કોવીડની રસી મોકલી છે અને રસીના જથ્થા સાથેના વિમાનો સંબંધીત દેશોના વિમાનમથકોએ પહોંચી ગયા છે ભારતમાં તૈયાર થયેલી કોવીડની રસીના ડોઝ ગઇકાલે મોઝાંબીક અને નીકારગ્વા મોકલવામાં આવ્યા હતા